વી

આ સમયે તેમની સાથે અમિત શાહ રાજનાથસિંહ નીતિન ગડકરી સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં આ ઉપરાંત અકાલી દળના વરિષ્ઠ નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલ જેડીયુના અધ્યક્ષ નીતિશ કુમાર શિવ સેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે અને એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન પણ હાજર રહ્યા હતા

આ વખતે વારાણસી બેઠક પર શ્રી નરેન્દ્ર મોદી ઉપરાંત કોંગ્રેસના અજય રાય અને સમાજવાદી પક્ષના શાલિની યાદવ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ લડાશે અગાઉ આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલાં વારાણસીમાં પક્ષના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં શાસક તરફી મોજુ જોવા મળી રહ્યું છે તેમણે કહ્યું કે પક્ષના કાર્યકરો જ સાચા ઉમેદવાર છે તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં પોતે પ્રામાણિકતાથી સુશાસન માટે કામ કર્યું છે

એક સમાચાર સંસ્થા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બસપા અને આરએલડી પક્ષો સાથેનું તેમનું ગઠબંધન મજબૂત છે અને તેમના પક્ષે ભાજપ સામે ચૂંટણી લડવા માટે અડધી બેઠકો આ પક્ષોને ફાળવી દીધી છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આ ફિલ્મને આ સમયે પ્રદર્શિત કરવી જોઈએ કે નહીં તે અંગેનો નિર્ણય લીધો છે અને અદાલત તે ઉપર પોતાનો અભિપ્રાય આપવા ઈચ્છતી નથી ફિલ્મ નિર્માતા તરફથી હાજર રહેલા વકીલે પીઠને જણાવ્યું હતું કે ચંટણી પંચનો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આપવામાં આવેલી મંજૂરીથી વિપરીત છે અગાઉ સર્વોચ્ય અદાલતે ચૂંટણી પંચને આ ફિલ્મ ફરીથી જોઈને તેનો અહેવાલ અદાલતને આપવા જણાવ્યં હતું

ગઈકાલે ન્યાયાધીશ એન

રામન્ના આ સમિતિમાંથી ખસી જતાં અદાલતે આ નિર્ણય લીધો છે ઉલ્લેખનિય છે કે ન્યાયાધીશ એસ

બોબડેના વડપણ હેઠળની આંતરીક તપાસ સમિતિમાં ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત ઈન્દિરા બેનરજી પણ સભ્ય છે આ પેનલની પહેલી બેઠક નિર્ધારીત સમય પત્રક મુજબ આજે યોજાશે આ ઘટના એટલે મહત્વ ધારણ કરે છે કે સર્વોચ્ચ અદાલતની ભૂતપૂર્વ મહિલા કર્મચારીએ ગયા બૂધવારે પત્ર પાઠવીને પેનલમાં ન્યાયાધીશ રામન્નાનો સમાવેશ કરાયો તે અંગે હળવો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે ન્યાયાધીશ રામન્ના મુખ્ય ન્યાયમૂર્તિના નજીકના મિત્ર છે અને તેમના ઘરે નિયમિત જતા આવતા હોય છે

ની યાદીમાં જણાવ્યું છે કે આરોપી અહેમદ ગની અને બિલાલ અહેમદ મિર નામના બે આતંકવાદીઓની જાહેર સલામતી ધારા હેઠળ ધરપકડ કરાઈ છે તથા તેમને જમ્મુની કોટભલવાલ જેલમાં મોકલવામાં આવ્યા છે આ બંને આરોપીઓને ગઈકાલે અદાલતમાં રજુ કરાયા બાદ અદાલતે તેમને સાત દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો આ બંને જણા સામે પ્રતિબંધીત જૈશ એ મહંમદ સંગઠન માટે સ્થાનિક સ્તરે ભરતી કરવાનો અને જૈશ સંગઠનનો આધાર ભારતમાં મજબૂત બનાવવાની કામગીરી કરવાનો આરોપ છે

કોલંબોમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકાના મિત્ર દેશોએ ગત ચોથી એપ્રિલે ગુપ્તચર સંસ્થાના વડાઓને સંભંવીત આતંકવાદી હુમલાના લક્ષ્યો અને પદ્વતિઓ અંગે ઘણી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી

આમ છતાં આતંકવાદી સંગઠનોને શ્રીલંકામાંથી નાબુદ કરવા સલામતી દળો સક્ષમ છે અને શ્રીલંકામાં સંપૂર્ણ સામાન્ય સ્થિતિની સ્થાપના ટૂંક સમયમાં કરાશે દરમિયાન સલામતી વ્યવસ્થા શ્રીલંકામાં સઘન બનાવવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા શોધખોળ કરીને શંકાસ્પદોને પકડવાની કાર્યવાહી પણ ચાલુ છે શ્રીલંકાની પોલીસે રવિવારે થયેલા વિસ્ફોટોમાં સંડોવાયેલી મનાતી ત્રણ મહિલાઓની માહિતી પ્રરી પાડવાની અપીલ કરી છે બ્રિટન અને ઈઝરાયેલ સહિત કેટલાક દેશોએ શ્રીલંકામાં તાજેતરમાં થયેલા વિસ્ફોટોના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ ધ્યનમાં લઈને પોતાના નાગરિકો માટે લંકા પ્રવાસ અંગે સૂચનાઓ જારી કરી છે

દરમિયાન શ્રીલંકાના સંરક્ષણ સચિવ હેમસિરી ફર્નાન્ડોએ પદ પરથી રાજીનામું આપ્યું છે આતંકવાદી હુમલા બાબતે મળેલી માહિતી પછી સલામતી સંસ્થાઓને કામગીરી કરવામાં મળેલી નિષ્ફળતાના અહેવાલના પગલે શ્રી ફર્નાન્ડોએ પદ પરથી રાજીનામું આપ્યું છે

સિંધુ સાઈના નહેવાલ અને સમીર વર્મા આજે તેમની ક્વાર્ટર ફાઈનલ મેચો રમશે

ઉલ્લેખનિય છે કે ઈન્ટેગ્રલ કોચ ફેક્ટરીની ટીમે આ સ્પર્ધામાં બધી જ ગેમમાં વિજય મેળવ્યો હતો ચંદીગઢમાં આ સ્પર્ધાના સમાપન સમારોહમાં હવાઈ દળના વડા એર ચિફ માર્શલ બી

ધનોવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા